પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ યાલુ રહેશે અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે તમામ ઉદ્યોગો ઉત્પાદન એકમો કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત યાલુ રહેશે

ગુજરાતમાં તમામ નાગરિકોને ફેસ કવર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું યુસ્તપણે પાલન કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે

આ નિયંત્રણોના અસરકારક અમલ માટે આજે ગુહ્ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી છે

આ બેઠકમાં પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર મુખ્ય સચિવ અનિલ મુકિમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ જયંતી રવિ ગ્રામ વિકાસ સચિવશ્રી વિજય નહેરા સહીત તમામ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ અને જીલ્લા આરોગ્ય અધિકારીઓ ઇ માધ્યમથી જોડાયા છે

કોરોના વાઈરસની વ્યાપક અસર અંતર્ગત ભારત સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આ મહીને અને આવતા જ્રૂન મહિનામાં એમ બે માસ અનાજ આપવામાં આવશે રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ પ કિલોગ્રામ અનાજમાં સાડા ત્રણ કિલો ધઉં અને દોઢ કિલો યોખા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે

લોકસભાની દાદરા નગર હવેલીની બેઠક મોહનભાઇ ડેલકરના અપમૃત્યુના કારણે ખાલી પડી હતી

પરંતુ કોવિડની બીજી લહેરના પ્રકોપમાં સુધારો ન થાય ત્યાં સુધી પેટા ચૂંટણી સ્થગિત કરવાનો યૂંટણી પંચે આદેશ જારી કર્યો છે

દમણ નગર પાલિકાના સભાગૃહમાં સી ઓ અરુણ ગુપ્તા દ્વારા ફિલ્ડ વર્કરોને કોવિડથી સલામતી માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

અગાઉ તેમણે હોસ્પીટલની રૂબરૂ મુલાકાત કરી સ્ટાફ તથા દર્દીઓની સાથે વાતચીત કરીને હોસ્પીટલનાં તાત્કાલીક મેડીકલ સાધનોની જરૂરિયાત જણાતાં આ રકમની ફાળવણી કરી છે

જિલ્લા કલેટરે જાત માહિતી મેળવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને દસ બેડનાં આઈસોલેશન વોર્ડ તેમજ ઓક્સિજન વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી દરમ્યાન બહ્યરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી એમ્બ્યુલન્સ ફાળવાશે